કૃષિમંત્રાલયના સચિવે દેખાવો કરી રહેલા ખેડૂતોને પત્ર પાઠવીને આજે મંત્રણા કરવાનું આમંત્રણ પાઠવ્યું છે કુષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે પ્રથમ દોરની મંત્રણામાં ઉપસ્થિત ખેડૂત આગેવાનોને મંત્રણા માટે આમંત્રણ અપાયું છે ભાજપના વરિષ્ઠ અગ્રણીઓએ કુષિ સુધારા મુદ્દે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરી હતી તેના પરિણામે ખેડૂતોને ચર્ચા કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના નવા સુધારાઓ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના હિતમાં કરવામાં આવ્યા છે આ સુધારાનો હેતુ ખેડૂતોને નવી બજારો ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે કૃષિ ઉપજો વેચાણની બજાર વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવા કૃષિ સુધારાએ ખેડૂતોને નવી તકો પૂરી પાડી છે તથા કાયદાકીય રક્ષણ પણ આપ્યું છે નવા સુધારાઓના કારણે નાના ખેડૂતો પણ બજારમાં યોગ્ય ભાવે કૃષિ ઉપજોનું વેચાણ કરી શકે છે

પ્રધાનમંત્રીએ કોવિડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમોના સભ્યો સાથે ગઈકાલે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી આ ટીમોમાં પૂણેની જિનોવા બાયો ફાર્માસ્યુટીક્લ્સ લિમિટેડ અને હૈદરાબાદની બાયોલોજીક્લ ઈ લિમિટેડ તથા ડોક્ટર રેડિસ લેબોરેટરીનો સમાવેશ થાય છે

રસીના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મના સામર્થ્ય બાબતે પણ ચર્ચા થઈ હતી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ કોરોના રસીની વ્યાપક સમીક્ષા માટે હાલમાં જ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં ભારતીય સીરમ સંસ્થાની મુલાકાત કરી હતી જે રસીઓ અંગે ચર્ચા કરવામાં આવી તે બધી જ રસીઓ હાલ પરીક્ષણના વિવિદ તબક્કામાં છે આગામી વર્ષની શરૂઆતમાં તેના વિસ્તૃત ડેટા અને પરિણામ મળે તેવી આશા છે પ્રધાનમંત્રીએ બધા જ સંબંધિત વિભાગોને નિર્માણકર્તા સાથે સહયોગ સાધવા આહવાન કર્યું હતું

તેમણે કહ્યું કે ઓટો સેક્ટર અને અગરબત્તી જેવી ઘણી વસ્તુઓનો ઉકેલ શોધી કાઢ્યો છે આપણે ચીનથી આયાત કરવાની કોઈ જરૂરત નથી એવી ઘણી ચીજવસ્તુઓ છે જેની આયાત નહીં પણ નિકાસ કરી શકીએ છીએ

તેમણે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવા આયાત ઘટાડવા અને નિકાસ વધારવા પર ભાર મૂકતાં કહ્યું કે આપણી મુખ્ય શક્તિ દેશમાં હાજર યુવા પ્રતિભા છે તેમણે વધુમાં કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા અને નિર્માણ ક્ષેત્ર માટે નિકાસ વધારવી ઉપયોગી સાબિત થશે ચીનથી આયાતમાં ઘટાડો થયો છે અને આપણી નિકાસ વધી રહી છે

પંચો અને સરપંચોની પેટાચૂંટણીઓ સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે યોજવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી એવી રાજ્યના ચૂંટણી કમિશનર કે

શર્માએ જણાવ્યું હતું